વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું છે કેત્રાસવાદ સામેની લડતમાં બંને દેશોએ સહકાર વધારવાના કરેલા નિર્ણયથી બંને પક્ષોને ગુણાત્મક ફાયદો થશે

આ બેઠકમાં દક્ષિણ એશિયાની પરિસ્થિતિ બાબતે પણ ચર્ચા થઇ હતી સુશ્રી સ્વરાજે જણાવ્યું હતું કેભારત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દક્ષિણ એશિયા નિતીનું સમર્થન કરે છે તેમણે કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પાકિસ્તાનને સરહદ પારનો ત્રાસવાદને સમર્થન આપવાની તેની નીતી બદલવા આપેલું સૂચન ભારતની નીતી મુજબનું જ છે અમેરિકાના વિદેશમંત્રી પોમ્પીયોએ જણાવ્યું હતું કેઅમેરિકા વિવિધ ક્ષેત્રમાં ભારત સાથેનો સહકાર ચાલુ રાખશે

તેમ જણાવ્યું હતું

તેમણે કહ્યું કેશૈક્ષણિક સંસ્થાઓ આ પ્રકારની ઝૂંબેશમાં મદદરૂપ થઇ શકે છે પ્રધાનમંત્રીએ સરકારના એક ભારતશ્રેષ્ઠ ભારત પહેલનો ઉલ્લેખ કર્યો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કેન્દ્રિય હિંદી નિદેશાલય દ્વારા પ્રકાશિત ગુજરાતી હિંદી ફંડનું વિમોચન કર્યું હતું

આ ઉપરાંત ઓવરડ્રાફૂટ સ્ત્રવિધા પાંચ હજારથી બમણી થઇ દસ હજાર કરવામાં આવી છે

આ સમયે સ્થાનિક જવાનોને કેટલીક મહત્વની સુચનાઓ પણ આપી હતી

રાજ્યની ભાજપ સરકાર ખેડૂત અને પ્રજા વિરોધી બની રહી હોવાના આક્ષેપ સાથે જીલ્લા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ દ્વારા આજે એક દિવસીય ધરણાયોજાશે

કલ્પના શાહ્ સખી વન સ્ટોપ સેન્ટર એવોર્ડ રાજ્ય સરકાર તેમજ વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષાના સંકલન સાથે જીલ્લા રક્ષણ અધિકારીની કચેરી અંતર્ગત લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા સંચાલિત સખીવન સ્ટોપ સેન્ટર કચ્છને મહિલાલક્ષી શ્રેષ્ઠ પ્રવૃતિઓ બદલ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા